સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં આ પુરસ્કાર અર્પણ કર્યો હતો આબોહવામાં પરિવર્તન અને સાતત્યપૂર્ણ વિકાસ ક્ષેત્રે અસાધારણ નેતૃત્વ દાખવવા બદલ શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સંયુક્ત રીતે આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી

ગઇકાલેે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી રંજન ગોગોઇને શપથ લેવડાવ્યા હતા

ગોગોઇના શપથવિધિ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિયમંત્રીઓ રાજનાથસિંહ અને અરૂણ જેટલી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા રંજન ગોગોઇને અભિનંદન આપતાં ટ્રવીટર ઉપર જણાવ્યું છે કેશ્રી ગોગોઇના અનુભવ કાયદાકિય જ્ઞાન અને શાજ્ઞપજ્ઞનો લાભ દેશને થશે

સર્વોચ્ચ અદાલતે મીડીયામાં સિંહોના મૃત્યુ અંગે આવતા અહેવાલોને ગંભીર ગણાવી તે અંગે સાચી હકિકત રજુ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના વકીલોને જણાવ્યું છે નેફ્લ ઠક્કર રવિપાક આર્થિક બાબતો અંગેની કેન્દ્રિય કેબિનેટ સમિતિએ આ વર્ષના રવિપાકો માટેના લઘુત્તમ ટેકાના ભાવમાં સુધારો કર્યો છે

ક્રષિમંત્રી રાધામોહન સિંહે જજ્ઞાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં ઘણા વધારે છે

ત્યારે રાજયના શિક્ષણ કાયદો અને ન્યા યતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉધોગગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયનોના મંત્રીશ્રી ભૂપેન્દ્રનસિંહ ચુડાસમા અને મહામહિમ રાજયપાલશ્રી ઓ

ત રહેશે

સરકારી ગર્લ્સમ હાઈસ્કૂલ અંજાર ખાતે અટલ લેબના ઉદઘાટન કાર્યક્રમ તથા કચ્છરમાં મંજુર થયેલ નવી શાળા અંગેના કાર્યક્રમમાં ઉપસ્થિાત રહેશે